પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચ છે

ે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એઈમ્સના ખાતમુર્હત પ્રસંગે કહ્યું કે રાજકોટમાં એઈમ્સના નિર્માણથી રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે વધુ એક યશક્લગી ઉમેરાઈ છે

ે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કહ્યું કે માછીમાર સમુદાયને શક્તિશાળી બનાવવા માટે ભારતીય તટરક્ષક દળ એક આધારશીલા સમાન છે ે કૃષિમંત્રી આર

ફળદુએ કહ્યું છે કે રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતીઓને કારણે ગુજરાતે ડેરી ઉધોગ ક્ષેત્રે દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે

મતલબ કે વેક્સિન ભલે આવી પણ માસ્ક અને સલામત અંતરની ચોકસાઇ આપણે છોડવાની નથી

તેમણે ઉમેર્યું હતું કે કોરોના જેવી બીમારી વૈશ્વિક બની ગઈ ત્યારે આપણે સમજવું રહ્યું કે આરોગ્ય જ સૌથી મોટી મૂડી છે અને શારીરિક અને માનસિક તંદુરસ્તીની અવગણના કરાય નહીં

એઈમ્સ ઝડપથી વિકસીત બની લોકોની અહર્નિશ સેવામાં સમર્પિત બનશે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજકોટમાં એઈમ્સના નિર્માણથી રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે વધુ એક યશક્લગી ઉમેરાઈ છે રાજ્યમાં મેડીકલ ટુરિઝમ અને રોજગારીનાં સર્જનમાં એઈમ્સ નિમિત્ત બનશે

નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલે આ પ્રસંગે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટને એઈમ્સ ફાળવીને ગુજરાતને ભૂતકાળમાં એઈમ્સ બાબતે થયેલા અન્યાયને દૂર કર્યો છે જેનો લાભ ગુજરાત તેમજ ગુજરાત બહારના લોકોને મળશે

દવેએ વરર્યુઅલ સ્વાગત પ્રવચન કર્યું હતું આ પ્રસંગે રાજ્યના આરોગ્ય વિભાગની કામગીરી અને એઈમ્સ હોસ્પીટલના નિર્માણને દર્શાવતી ડોક્યુમેન્ટરીનું પ્રસારણ કરવામાં આવ્યું હતું

એમ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી

પાટીલે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતે કરેલા એઈમ્સના શિલાન્યાસને આવકારીને તેમને અભિનંદન પાઠવ્યા હતાં

તે સૌ ગુજરાતીઓ માટે ગર્વ લેવાની બાબત છે

જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક વરીષ્ઠ મંત્રી અને ભાજપ નેતા હાજર રહેવાના છે

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થનાર આ હાઉસિંગ કોલોનીના દરેક ફ્લૅટમાં થોડું ફર્નિચર ટ્યૂબલાઈટ અને પંખા જેવી સગવડ આપવાની પણ જોગવાઈ છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે ગુજરાતના માછીમારોની આંખ અને કાન તરીકે સક્રિય સહભાગીતાના કારણે દરિયાકાંઠાનું સુરક્ષા વ્યવસ્થાતંત્ર વધુ શક્તિશાળી બનશે

ફળદુ કહ્યું છે કે રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાતે ડેરી ઉધોગ ક્ષેત્રે સમગ્ર દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે લીંબડીમાં સુરેન્દ્રનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંધ સૂરસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભાને સંબોધતા શ્રી ફળદુચે કહ્યું કે દૂધ ઉત્પાદક સંઘો દૂધનું પ્રોસેસિંગ કરીને દૂધને બાય પ્રોડક્ટ તરીકે વેલ્યુ એડીશન ચેઈનમાં ચડાવે છે આવા દૂધ ઉત્પાદક સંઘોને મુશ્કેલીના સમયમાં હંમેશા મદદરૂપ થવાનો રાજ્ય સરકારનો અભિગમ રહ્યો છે તેમણે વધુમાં કહ્યું છે કે રાજ્યના પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ મળી રહે તેમજ પશુપાલકો અને દૂધ ઉત્પાદક સંઘોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે રાજ્ય સરકાર સતર્કતાથી કામગીરી કરી રહી છે આ પ્રસંગે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તેદુધ ઉત્પાદક સંઘની સભાસદ મરણોત્તર સહાય યોજના અન્વયે સભાસદના વારસદારને સહાયના ચેક વિતરણ કરાયા હતા

રાજ્યના પાંચ શહેરોમાં આજે લધુત્તમ તાપમાન દસ ડિગ્રીથી નીયું નોંધાયું છે પાંચ ડિગ્રી સેલ્સીયસ લધુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે

જિલ્લા ઉધોગ કેન્દ્ર ખાતે અગાઉ કાર્યરત વાજપેયી બેન્કેબલ યોજના હાલ સ્થગિત હોવાથી હવે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ હેઠળ લાભ લઈ શકાશે આ યોજના અંતર્ગત સેવાના એકમો માટે દસ લાખ અને ઉત્પાદન એકમો માટે પચ્યીસ લાખ સુધીની લોન મળવાપાત્ર છે જેમાં પંદર ટકાથી પાત્રીસ ટકા સુધી નાણાંકીય સહાય મળવાપાત્ર થાય છે આ માટે અઢાર વર્ષની વય હોવી અનિવાર્ય છે

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ જામનગર મહાનગરપાલિકાના વિવિધ વોર્ડમાં વિવિધ બાર જેટલાં વિકાસ કામોનું ખાતમુર્હત કર્યું છે

અને ડુપ્લીકેટ નોટો છાપનાર આરોપીને કોર્ટમાં રજુ કરી ચાર દિવસના રીમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે